રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ

મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે આઠે આઠ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે જ્યારે અન્યમાં બહ્જન મહા પાર્ટી બહ્જન મુક્તિ પાર્ટી ભારતીય જનપરિષદ અખિલ ભારતીય રાજાર્યા સભા ઑલ ઈન્ડિયા મજલીસે ઈન્કીલાબે મિલ્લત રાષ્ટ્રવાદી જનચેતના યુવા જનજાગૃતિ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ એકાદ બે ઉમેદવાર ઉભા રાખ્યા છે એકાવન અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે દરમિયાન લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી જિલ્લાના શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે યૂંટણી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે

યૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે

જ્યા સાંપ્રત કોરોના કાળ ને ધ્યાને લઈને મતનુ દાન પણ અને સ્વાસ્થ્યનુ ધ્યાન પણ રાખવા માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયો છે

પ્રજ્ઞાયક્ષુ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાશે

રો પેક્સ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે

લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે તેમના માટે સોમનાથ મંદિર સાસણગીર ગીરનાર દ્વારકા શેત્રુંજય જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોયવું સુગમ બનશે આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે રો પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે ટ્રાફિક સમસ્યા હળવી બનશે મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે

ભયાઉ ભુજ સહીતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ઉપરાંત હળવી તીવ્રતા ના અન્ય ત્રણ આંચકા અનુભવાયા હતા વધુ અહેવાલ અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ પાસેથી મેળવીએ

શરદ પૂનમના બીજા દિવસે સુરતીઓ દ્વારા ચંદી પડવાની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે આ વર્ષે કોરોનાના કારણે ડુમસ રોડ ગૌરવપથ વીઆઈપી રોડ સહિતના માનીતા સ્થાનો પર લોકોને રાત્રે જાહેરમાં ઉજવણી ન કરે તે માટે પોલીસ અને પાલિકા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે

શહેરમાં તહેવારની ઉજવણી માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર લોકોની ભારે ભીડ જામી રહી છે ગાઈડલાઈનના અમલનો છડેચોક ભંગ થાય છે ત્યારે આજે ચંદની પડવાનો તહેવાર પણ લોકો સુરત ડુમસ રોડ સહિતના ફેવરિટ સ્થાનો પર એકત્રિત થઈ ચાંદરણામાં ઘારી ભૂસંની જયાફત માણશે પરંતુ આ વખતે કોરોનાકાળ હોઇ તહેવારની ઉજવણી ઘરે રહીને જ કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ રહી છે કોરોનાના કારણે આ વખતે મોટાભાગના તહેવારોની ઉજવણી થઈ શકી નથી ત્યારે ચંદી પડવાની ખરીદી પણ ઓછી થાય તેવી ચિંતા હતી જોકે શહેરના મોટા વિક્રેતાઓના મત પ્રમાણે ઘારીની ખરીદી પર કોઈ ખાસ અસર થઈ નથી આજે સવારથી જ લોકોએ ઘારી લેવા ઉમટી પડ્યા છે